ત ભારત ઇરાન અને ઉઝબેકિસ્તાન ના વચ્ચે ત્રિપક્ષીય કાર્ય જૂથો ની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે યોજાશે

તેઓ કચ્છ જિલ્લાના માંડવી ખાતે દરિયાનું ખારુ પાણી મીઠ બનાવતા ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે

આ પ્લાન્ટ કાર્યરત થતાં કચ્છ વિસ્તારમાં પીવાના પાણીની ઉપલબ્ધતા વધશે આ ઉપરાંત તેઓ પવન અને સૌર ઉર્જા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે તથા સંપૂર્ણ ઓટોમોટીક મીલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટનું પણ ખાતમુહ્ર્ત કરશે તોમર ખેડૂત ઉત્તરાખંડના અને હરિયાણાના મળીને કુલ બે ખેડૂત પ્રતિનિધિમંડળોએ ગઈકાલે કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને મળીને નવા કૃષિ ધારાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે ઉત્તરાખંડના ખેડૂતોના પ્રતિનિધિમંડળે શ્રી નરેન્રએસિંહ તોમરની મુલાકાત લીધી હતી ત્યારે ઉત્તરાખંડના કૃષિ રાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા

અત્યાર સુધીમાં હરિયાણાના બે અને ઉત્તરાખંડના એક ખેડૂત પ્રતિનિધિમંડળે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની મુલાકાત લઈને નવા કૃષિધારાને ટેકો જાહેર કર્યો છે રવિશંકર પ્રસાદ કેન્રીશંય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે ખેડૂત આંદોલનનો ગેરફાયદો લઈને જો કોઈ દેશની એકતા સામે ખતરો ઉભો કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે બિહારના પટણા જિલ્લામાં ટેકબિગા ગામે બિહાર પ્રદેશ ભાજપના કિસાન ચૌપલ સંમેલનનો પ્રારંભ કરાવતા તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે ખેડૂતોના આંદોલનમાં દિલ્હી અને મહારાષ્ટ્રપમાં તોફાનોમાં સંડીવણીના આરોપસર જેલમાં રખાયેલાઓને મુક્ત કરવાની માંગણી કેવી રીતે થઈ શકે શ્રી પ્રસાદે આરોપ કર્યો હતો કે ભાગલાવાદી તત્વો ખેડૂતોના આંદોલનનો ફાયદો લેવાનો પ્રયાસ કરશે તો સરકાર તેને સફળ થવા દેશે નહીં

રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાન્તદાસે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે ગઈકાલે મધરાતથી આરટીજીએસ સુવિધા શરૂ થતાં આવી સુવિધા આપનાર વિશ્વના થોડાક દેશોની યાદીમાં ભારત જોડાયું છે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

જમ્મુ કાશ્મીર જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં મુગલ રોડ ઉપર સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર થયા છે અને એક આતંકવાદી જીવતો પકડાયો છે

આતંકવાદીઓએ ગોળીબાર કરતા સલામતી દળના જવાનોએ કરેલી વળતી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા શ્રી દિલબાગસિંહે આક્ષેપ કર્યો હતો કે કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની યોજાઈ રહેલી યૂંટણીમાં અવરોધ ઉભો કરવા માટે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ મોકલવામાં આવ્યા હતા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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

મંત્રાલયે વધુમાં સ્પષ્ટતા કરી છે કે રેલવેના વિભાગોને માત્ર લોકલ ટ્રેન અને મર્યાદિત સંખ્યામાં લોકલ પેસેન્જર ટ્રેનોમાં રિઝર્વેશન વગરની સાદી ટીકિટો આપવાની મંજૂરી અપાઈ છે કોવિડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રેલવે ટ્રેનો ચલાવવી રિઝર્વેશનના નિયમ અને પ્રવાસના નિયમોમાં ફેરફારો થઈ રહ્યા છે

ચા બહાર બંદર ભારત ઇરાન અને ઉઝબેકિસ્તાન ના વચ્ચે ત્રિપક્ષીય કાર્ય જૂથો ની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે યોજાશે વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા મુજબ ભારત ચાબહાર બંદરનો પરિવહન માટે ઉપયોગ કરવાના ઉઝબેકિસ્તાનના નિર્ણયનું સ્વાગત કરે છે આ બંદર કાર્યરત થતાં આ વિસ્તારમાં વેપાર અને ઉદ્યોગો માટે નવી આર્થિક તકો ઉભી થશે ઉઝબેકિસ્તાન ઉપરાંત મધ્ય એશિયાના બીજા દેશોએ પણ ચા બહાર બંદરનો ઉપયોગ કરવામાં રસ દાખવ્યો છે

કેરળ યૂંટણી કેરળમાં સ્થાનિક સ્વરાજ્ય યૂંટણીના ત્રીજા અને આખરી તબક્કામાં આજે સવારથી મતદાન થઈ રહ્યું છે

કોવિડના નિયમોના ચૂસ્ત પાલન સાથે થઈ રહેલું મતદાન આજે સાંજે છ વાગ્યા સુધી યોજાશે

નિર્મલા બજેટ પરામર્શ નાણામંત્રી નિર્મલા સીતારમણ અર્થતંત્ર સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો સાથે આજથી નવી દિલ્હીમાં ચર્ચા વિચારણા શરૂ કરશે

નાણા મંત્રાલયે કહયું છે કે શ્રીમતી સીતારમણ બજેટ પહેલા પ્રથમ ચર્ચા દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે કરશે જે આજે સવારે અને બપોર બાદ એમ બે સત્રોમાં યોજાશે

આ સેવાથી શિયાળાની ઋતુમાં લોકો માટે પરીવહનનો એક વિકલ્પ ઉપલબ્ધ બનશે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 આ સેવાનો ઉપયોગ કરવા માટે ઇચ્છુક લોકો સંપર્ક અધિકારી નાયબ તહેસીલદાર કારગીલનો સંપર્ક કરી શકે છે